મધ્યપ્રદેશનાં સાડા ચાર લાખ ફેરીયાઓએ આ યો ના અંતર્ગત નોંધાણી કરાવી હતી

શ્રી ગોયલ પરીવહન ક્ષવ્ર ઓછા ખર્ચના ઉપાય શોધવા અન પરીવહનના દરો ઓછા કરવામાં રેલવ સાથ સહયોગ અન સહભાગીતા કરવાનો અનુરોધ કર્યો હતો મંત્રીએ આત્મનિર્ભર રેલવ માટે રેલવ અન ઉદ્યોગ ગતની ભાગીદારી પર ખાસ ભાર મુકયો હતો

શ્રી નિશંકે કહ્યું કે આપણી વસ્તીનો મોટો ફિસ્સો હજી પણ સાક્ષર નથી અન આ દિશામાં હજી વધુ પ્રયાસો કરવાની રૂર છ શિક્ષણમંત્રી એ કહ્યું કે નવી નીતી દેશની માન્યતાઓ અન મૂલ્યો પર આધારીત છ તુમણ કહ્યું કે દરેક વ્યકિતએ ઓછામાં એક વ્યકિતન ભણવાની ોઈએ

એસ જી હોસ્પિટલના કોવીડ આઇસીયુમાં ગત સાંજે આગ લાગવાની ઘટના બની છેઃ સુત્રોના ઃ ણાવ્યા મુઃ બ આગ પર કાબુ મળવી લલ્લાયો છ અન જાનહાનીના કોઇ સમાચાર નથી પોલીસના ણાવ્યા મુ બ અઝિશામક દળોએ સમયસર પહોંચી આગ પર કાબુ મળવ્યો હતો

નરસીમ્ફારાવન મરણોપરાંત ભારતરત્નથી સન્માનિત કરવાની કેન્દ્ર પાસ માંગણી કરી છ મુખ્યમંત્રી કે

તમ્રણ આગામી સંસદ સત્રમાં આ અંગ જાહેરાત કરવા કેન્દ્ર સરકાર પાસ માંગણી કરી આ ઉપરાંત સ્વ